એ બાબત પાકિસ્તાને સમજવી જોઇએ

ખાસ કરીને જે લોકોએ તિરસ્કારની વિયારણી સાથે આતંકવાદને પ્રોત્સાહન આપ્યું હોય તેવા લોકોના નિવેદનની જરૂર નથી સંયુક્ત રાષ્ટ્રસંઘ ખાતેના કાયમી મિશનના સચિવ વિદિશા મૈત્રાએ જણાવ્યું છે કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને મહાસભામાં કરેલું સંબોધન સંયુક્ત રાષ્ટ્રના સંગઠનમાં વિભાજનને પ્રોત્સાહન આપનારૂં હતું તેમણે એમ પણ કહ્યું કે મહાસભાના મંચનો અને અહીં બોલવાની મળેલી તકનો આટલો દુરૂપયોગ કદાય પ્રથમવાર થયો ફશે સુશ્રી મૈત્રાએ જણાવ્યું હતું કે પાકિસ્તાને કેટલાક પ્રશ્નોના જવાબો આપવા પડશે

સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા આતંકવાદી ઘોષિત કરેલા અલકાયદા અને દાએશ સંગઠનના આતંકવાદીઓને પાકિસ્તાન સરકાર પેન્શન આપતી નથી પ્રધાનમંત્રી ઇમરાનખાન દ્વારા આતંકવાદને અપાયેલ સમર્થન અને પરમાણુ યુદ્ધ શરૂ કરવાની તેમણે આપેલી ચીમકી એ રાજદ્વારી નિવેદન ગણાવી શકાય નહીં

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે જણાવ્યું છે કે કાશ્મીર અને તેમાં બનતી બાબતો એ ભારતની આંતરિક બાબત છે કારણ કે કાશ્મીર એ ભારતનું અવિભાજ્ય અંગ છે તેમણે કહ્યું કે બીજા દેશો ભારતના સાર્વભૌમત્વનો સ્વીકાર કરે તેવું ભારત ઇચ્છે છે

તેઓ સાત દિવસની અમેરિકાની મુલાકાત બાદ ગઇકાલે અમેરિકાથી રવાના થયા હતા અને આજે મોડી સાંજે તેઓ દિલ્ફી આવી પહોંચશે

જમ્મુ વિભાગના પોલીસ વડા મુકેશ સિંહે જણાવ્યું હતું કે આ કાર્યવાહી દરમ્યાન સેનાના એક જવાન શહીદ થયા છે અને બે પોલીસ જવાનોને ઇજા થઇ છે સત્તાવાર સત્રોના જણાવ્યા મુજબ બાતોતે શહેરમાં પાંચ આતંકવાદીઓએ એક મકાન માલિકને બંધક બનાવ્યા હોવાના મળેલા અહેવાલ બાદ સલામતી દળોના અને પોલીસના જવાનોએ સંબંધિત વિસ્તારને ઘેરી લઇને તપાસ શરૂ કરતા આતંકવાદીઓએ તેમની ઉપર ગોળીબાર કર્યો હતો સલામતી દળોએ ત્યારબાદ કરેલા ગોળીબારમાં ત્રણ આતંકવાદીઓ ઠાર થયા હતા આ બનાવ બાદ મકાન માલિકને કોઇ પણ ઇજા વિના બચાવી લેવામાં સફળતા મળી છે દરમ્યાન કાશ્મીરના ગંદેરબલ જિલ્લામાં સલામતીદળોએ કરેલી કાર્યવાહીમાં એક અજાણ્યો આતંકવાદી ઠાર થયો છે અગાઉ મળેલી બાતમીના આધારે સલામતીદળોના જવાનોએ સંબંધિત વિસ્તારમાં શોધખોળ શરૂ કરતા સામસામા ગોળીબાર શરૂ થયા હતા

કાશ્મીર સરકારના માહિતી વિભાગના સચિવ મનોજકુમાર દ્વિવેદીએ ટ્વીટર ઉપર જણાવ્યું છે કે સાવચેતીના પગલા રૂપે સલામતી દળો સમગ્ર ખીણ પ્રદેશમાં થથાવત રહેશે પરિસ્થિતિમાં સુધારો થતા નાના વિકેતાઓએ કાશ્મીરના મુખ્ય ધોરીમાર્ગની બાજુમાં નાના સ્ટોલ ગોઠવીને વેચાણ શરૂ કર્યું છે નાગરિકો આવા સ્ટોલ ઉપર આવશ્યક ચીજવસ્તુઓની ખરીદી કરવા મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે

રામન્ના વડપણ હેઠળની પાંચ ન્યાયાધીશોની બનેલી બંધારણીય બેન્ચની રચના કરી છે

ઉલ્લેખનીય છે કે મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇના વડપણ હેઠળની બેન્ચે ગદ્યા ઓગષ્ટ મહિનામાં જણાવ્યું હતું કે આ કેસની સુનાવણી વધુ ન્યાયાધીશો વાળી બેન્ચ ઓક્ટોબરના પહેલા સપ્તાહમાં હાથ ધરશે

એ બાબત પાકિસ્તાને સમજવી જોઇએ આજે મુંબઇમાં ભારતીય નૌકાદળ માટે અદ્યતન સબમરીન આઇ

ખંડેરીને કાર્યરત કરવાના સમારંભમાં તેમણે કહ્યું કે સલામતીદળોની જરૂરિયાતો પૂર્ણ કરવા સરકાર કટિબદ્ધ છે

જો કે ભારત કોઇ પણ પરિસ્થિતિમાં સજ્જ હોવાથી આવું બનશે નહીં

ખંડેરી એ દેશની સલામતી મજબૂત બનાવવાની દિશામાં લેવાયેલું પગલું છે

આ પ્રસંગે સંરક્ષણ મંત્રીએ આઇ

નિલગીરી અને વિશ્વસ્તરના વિમાન વાહક ડોકનું ઉદ્દઘાટન કર્યું હતું

આ ઉપરાંત ડીડી ન્યુઝ અને પીએમઓની યુ ટયુબ ચેનલ પરથી પણ તેનું સહપ્રસારણ પણ કરાશે અગીયાર વાગે પ્રથમ હિન્દીમાં સંબોધન બાદ મન કી બાતનો પ્રાદેશિક ભાષાઓમાં ભાવાનુવાદ તરત જ પ્રસારિત કરાશે ત્યારપછી રાત્રે આઠ વાગે મન કી બાતના ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે

જેના પગલે નીયાણવાળા વિસ્તારોમાં પાણી ભરાથા છે મુખ્યમંત્રી નિતીશકુમારે સતત થઇ રહેલા વરસાદને કારણે ઉભી થયેલી પરિસ્થિતિની સમીક્ષા કરવા તાકીદની બેઠક બોલાવી છે

દરમ્યાન યૂંટણીનો આરંભ થયા બાદ થયેલા વિસ્ફોટો અને રોકેટ ફમલામાં બે વ્યક્તિઓના મોત થયા છે

કંદહાર શહેરની હોસ્પિટલના અધિકારીએ જણાવ્યું હતું કે મતદાન મથક તરીકે ઉપયોગમાં લેવાઇ રહેલી એક મસ્જિદમાં થયેલા વિસ્ફોટમાં પંદર લોકોને ઇજા થઇ હતી જ્યારે પૂર્વ નાનઘરહાર જિલ્લામાં એક મતદાન મથકમાં થયેલા બીજા વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને ત્રણ જણાને ઇજા થઇ હતી

ભારતની શર્મીલા દેવી અને ગુરજીત કૌરે ભારત વતી બે ગોલ નોંધાવ્યા હતા રસાકસીભરી મેયમાં પ્રથમ ક્વાર્ટરમાં બંને ટીમો એક પણ ગોલ નોંધાવી શકી ન હતી

મુખ્ય ન્યાયાધીશ સંજય કારોલ અને ન્યાયાધીશ અરીંદમ લોધની બનેલી બેન્ચે બધા જિલ્લા મેજીસ્ટ્રેટો અને પોલીસ વડાઓના આદેશનો અમલ તત્કાલ કરવામાં આવે ભૂતપૂર્વ જિલ્લા ન્યાયાધીશ સુભાષ ભદ્દાયાર્થે ત્રિપુરા સુંદરી મંદિર સહિત વિવિધ ધાર્મિકસ્થળો ઉપર અપાતા પશુઓના બલિદાન બાબતે ચિંતા વ્યક્ત કરીને જાહેરહિતની અરજી વડી અદાલતમાં કરી હતી

આજે દિલ્હીમાં મુખ્ય સીપીએસયુ ના વડાઓ સાથેની બેઠક બાદ તેઓ પત્રકારો સાથે બોલી રહ્યા હતા